પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમાએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલ માટે યુનિવર્સિટીઓના ક્રલપતિઓ સાથે પરામર્શ કર્યો ભાજપ ના પ્રદેશ પ્રમુખ સી

ઊંઝા ખાતે ઉમિયા માતાના મંદિરમાં નવા બંધાયેલા યાત્રીભવન તથા ઉમિયા દ્વારનું નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે લોકાર્પણ કર્યું સૌરાષ્ટ્ર કચ્છ સહિત મોટા ભાગના ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ પાડવાની આગાહી

ની લંબાઇ ધરાવતી એપરેલ પાર્કથી શાહપુર સાબરમતી નદી પહેલા સુધી એક અપલાઇન અને એક ડાઉન લાઇનની એમ જોડીયા ભુગર્ભ ટનલનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે જે ઇજનેરી ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ સમાન છે કોરોના લોકડાઉન વચ્ચે ઇજનેરી કૌશલ્ય ધરાવતી ભુગર્ભ ટનલનું કામ ભારતીય ઇજનેરો દ્વારા પૂર્ણ કરવા બદલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમણે શાબાશી પાઠવી છે

આ બેઠકમાં શ્રી યુડાસમાએ જણાવ્યું હતું કે દરેક યુનિવર્સિટી નવી શિક્ષણ નીતિ અમલીકરણ સમિતિની રચના કરે ઉપરાંત નવી શિક્ષણ નીતિના જેટલા પણ ચેપ્ટર છે તે ચેપ્ટર દીઠ એક અભ્યાસ કમિટીની પણ રચના કરે તેમણે ઓનલાઇન વર્કશોપનું આયોજન કરવા પણ કહ્યું હતું હતું તેમણે ઉમેર્થું હતું કે આ શિક્ષણ નીતિમાં માધ્યમિક ઉચ્યતર માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણનો સર્વાગી વિચાર થયો છે ત્યારે આ શિક્ષણનીતિનો અભ્યાસ કરી વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તેવું આયોજન ગુજરાતે કરવાનું છો ભાજપ સી

પાટિલ ભાજપના પ્રદેશ પ્રમુખ સી

ભાજપ મીડિયા એકમ ની યાદી જણાવે છે કે ત્રીજી તારીખે જગત જનની માં અંબાના દર્શન સાથે શ્રી પાટિલ આ પ્રવાસનો આરંભ અંબાજીથી કરશે અને બનાસકાંઠા તથા પાટણ જિલ્લામાં તેમના કાર્યકરમો યોજાશે ચોથી તારીખના રોજ તેઓ મહેસાણા અને ગાંધીનગર તો પાંચમી તારીખે સાબરકાંઠા અને અરાવલીનો પ્રવાસ ખેડશે પોતાના પ્રવાસ દરમ્યાન શ્રી પાટિલ પાયાના કાર્યકરો સાથે બેઠક કરવા ઉપરાંત સ્થાનિક કક્ષાએ સામાજિક આગેવાનો અને વેપાર ઉદ્યોગકારો ને મળવાના છે

આ પ્રસંગે શ્રી પટેલે કહ્યું હતું કે સંવેદનશીલ સરકારના નિષ્ઠાપૂર્વક કાર્યોથી યાત્રિકોની સુવિધાઓ અને આરામદાયકતામાં વધારો થયો છે તેમણે ઉમેર્યું હતું કે વિશ્વના કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર અને કડવા પાટીદારોના કુળદેવી શ્રી ઉમિયા માતાજીના મંદિર પરિસરમાં વધુને વધુ સગવડ ઊભી કરવા માટે સરકાર કટિબધ્ધ છે

હાલ એક લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું હોવાથી નદી કાંઠા ના ગામડાને સાવધ કરાયા છે

જૂનાગઢ જૂનાગઢ અને સૌરાષ્ટ્ર માટે અતિ મહત્વકાંક્ષી ગિરનાર રોપ વે યોજનાનું કામ પૂર્ણતાને આરે હોવાનું યાત્રાધામ વિકાસ સમિતિએ જણાવ્યું છે

ડાંગ જનધન યોજના ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારમાં બેન્ક મિત્રોની મદદથી લોકો બેંકમાં ખાતું ખોલાવતા થયા છે સાથે સાથે બચત તરફ પણ વબ્યા છે

ગેસ સબસીડી વીમા અને પેન્શનની સગવડ સાથોસાથ કોરોના કાળની આર્થિક સહાય બેન્ક ખાતામાં સીધી જમા થતા લાભાર્થીઓ ખુશ છે

જ્યારે હાલ જિલ્લાની વિવિધ કોવિડ હોસ્પિટલમાં બાવીસ જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા છે

ભાજપ ભરત પંડયા ભાજપના પ્રદેશ પ્રવકતા ભારત પંડ્યા એ કહ્યું છે કે નીટ અને જેઈઈ પરીક્ષા મુલતવી રાખવાની માંગણી માટે ધારણા યોજી કોંગ્રેસ એક રાજકીય નાટક કરી રહી છે તેમણે ઉમેર્યું કે વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરવાના ઈરાદા સાથે કોંગ્રેસે રેલી અને પ્રદર્શનો યોજયા છે અને તેમનો ઈરાદો અરાજકતા ફેલાવવાનો છે તેમણે ઉમેર્યું કે કોંગ્રેસને લોકતંત્રમાં યૂંટણીપંચ કે ન્યાયતંત્રમાં વિશ્વાસ નથી સુપ્રિમ કોર્ટે નીટ જેઈઈ કે અન્ય પરીક્ષાઓ માટે ડાયરેકશન ઓર્બ્જવેશન જજમેન્ટ જે આપ્યું હોય તેનો વિરોધ કરવો તે કેટલાં અંશે યોગ્ય છે તે સમજવું જોઈએ

પહાડનું બાળક ઝાલાવાડના સપૂત અને રાષ્ટ્રીય શાયર એવા સ્વ ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતી નિમિત્તે તેમના જન્મસ્થળ યોટીલા ખાતે ભાવાંજલિ કાર્યક્રમ યોજાયો હતો